દિલ્ફીમાં રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે તિરંગો લહેરાવી તેને સલામી આપી હતી ત્યારબાદ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો દિવસ માતૃભુમિ માટે બલિદાન આપનાર શહિદવીરો અને નોંધપાત્ર યોગદાન આપનાર સ્વાતંત્ય સેનાનીઓને નમન કરવાનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પોતાની કુદરતી સંપદા અને બૌધ્ધિક સંપદાની મ દદથી ભારતે આત્મનિર્ભર બનવું પડશે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં માળખાકીય સુધારા માટે સાત હજાર પ્રોજેકટો તારવી કાઢવામાં આવ્યા છે જે કાર્યરત થતા નવા પરીવર્તન આવશે કૃષિ ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે એક લાખ કરોડ રૂપીયાનું માળખાગત ભંડોળ ઉભુ કરાયું છે

આ યોજનામાં દરેક ભારતીય નાગરીકોને આરોગ્ય કાર્ડ આપવામાં આવશે આ આરોગ્ય કાર્ડમાં જે તે વ્યકિતના રોગ તેણે કરાવેલા પરીક્ષણો વ્યકિત ધ્વારા લેવાતી દવા જેવી વિગતોનો સમાવેશ કરાયો છે

અગાઉ પ્રધાનમંત્રીનું લાલકિલ્લા ખાતે આગમન થતાં સંરક્ષણમંત્રી રાજનાથસીંહ તથા સંરક્ષણ સચિવ અજયકુમાર તેમનું સ્વાગત કરાયું હતું ત્યારપછી સેનાની ત્રણેય પાંખોના તથા દિલ્હી પોલીસના જવાનોની ટુકડી ધ્વારા પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સ્વાતંત્યપર્વની આ વખતની ઉજવણી ગૃહ તથા આરોગ્ય મંત્રાલયો ધ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ યોજાઇ હતી રાજ્યપાલ ધ્વજવંદન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું ત્યારબાદ રાજ્યપાલશ્રી અને તેમના પત્ની શ્રીમતી દર્શના દેવીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ રાજભવનના અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

કોરોનાની મહામારીને કારણે માત્ર કેટલા ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કોરોના વોરિયર્સનું પણ સનમાન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ સંબોધન કરતાં કહ્યું હતું કે કોરોના મહામરી સામે લડવા માટે જન આંદોલન યાલી રહ્યું છે

ગાંધીનગરમાં સામાજિક અંતર સાથે ઉજવણી કરવામાં આવી હતી મુખ્યમંત્રી સાથે રાજ્યના અન્ય મહાનુભાવોએ પણ સલામી આપી હતી

મહેસાણા જીલ્લામાં આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ તિરંગા ગીત રજૂ કરવા બદલ અનિકેત ત્રિવેદીને શુભકામનાઓ પાઠવી છે અને તેમના કાર્યને બિરદાવ્યો છે

હસમુખભાઇ જેઠવાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી

રાજ્ય કક્ષાના મંત્રી બયુભાઇ ખાબડે ધ્વજવંદન પરેડની સલામી કોરોના વોરીયર્સમાં દાહોદ ટાઉન પી આઈ વસંત પટેલ સહિતના લોકનું સન્માન કર્યું હતું બોટાદ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી